પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચાછા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓન કહ્યું પરીક્ષા એ જિંદગી નથી પણ તક્રો એક પડાવ છી પરીક્ષા પી ચર્ચા કાર્યક્રમમાં તમ્રણી કહ્યું નિષ્ફળતાની પગલી આવતી હતાશાની દિલોદિમાગથી દૂર રાખો

વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ એવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે જે પી

તેમણે ઉમેર્યું હતું કે નિષ્ફળતા માં પણ એક તક છુપાઈ હોય છે માટે નિરાશા કે હતાશા ની લાગણી ને તમારા દિલોદિમાગ નો કબ્જો લેવા દેશો નહીં પરીક્ષામાં બેસવા સમયે ભય કે તાણ નો અનુભવ ટાળવાની કળા વિદ્યાર્થીઓને શીખવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે પરીક્ષા પે ચર્ચા જેવો કાર્યક્રમ દિલ્લી ના તાલકટોરા સ્ટેડિયમ માં થોજ્યો હતો દેશભર થી આવેલા બે ફજારથી વધુ વિદ્યાર્થી અહી હાજર હતા ઉપરાંત દૂરદર્શન અને આકાશવાણી ના જીવંત પ્રસારણ વડે આખા દેશ ની શાળાઓના વિદ્યાર્થીઓ કાર્યક્રમ સાથે પરોક્ષરીતે જોડાયા હતા અને પરીક્ષા નો ખોફ દૂર કરવાની સમજણ પ્રધાનમંત્રી મોદી પાસે થી મેળવી હતી પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે શૈક્ષણિક અભ્યાસને બહેતર બનાવવા ઉપરાંત વ્યક્તિત્વ ના સર્વાંગી વિકાસ માટે શું શું કરી શકાય તેની વિસ્તૃત છણાવટ કરી હતી માતપિતાને પોતાની મહત્વાકાંક્ષા ઉપર લગામ તાણવાની સલાહ આપતા તેમણે કહ્યું હતું કે તેઓ સંતાન ની નિષ્ફળતાનો ફકારાત્મક સ્વીકાર કરતાં શીખે અને તેને સદાય પ્રોત્સાહિત કરતાં રહે વિદ્યાર્થીઓને તેમણે કહ્યું હતું કે સૌ અધિકાર ને બદલે કર્તવ્ય ની અદાયગી પ્રત્યે જાગૃત બને શાળા અભ્યાસ અને જીવન માં ટેક્નોલોજી નો પગપેસારો જાણે અજાણે તમને રોબોટ બનાવી દે નહીં તેનુ ધ્યાન રાખવા શ્રી મોદી એ ભારપૂર્વક કહ્યું હતું ટેક્નોલોજી નો વપરાશ જીવન ના સારથિ તરીકે કરવાની સલાહ આપતા તેમણે કહ્યું હતું કે સૌ રોજ એકાદ બે કલાક ટેકનોલોજિકલ ઉપકરણ થી દૂર રહેવાની ટેવ પાડે અને આ ટેક્નોલોજી મુક્તિ ના સમય નો ઉપયોગ વાંચન લેખન કે મિત્રો સાથે હળવામળવા પાછળ કરે

પ્રધાનમંત્રીના પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઉપર શેઠ સી

જાહેરાત પૂરી થઇ

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાનાં અધ્યક્ષપદે એક પ્રતિનિધિમંડલ ગુજરાત થી મધ્યપૂર્વ ના વિદ્યાર્થીઓ ને ગુજરાત માં અભ્યાસ માટે આમંત્રિત કરવા ગયું છે અને તેમણે ત્યાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે

દુબઈ ખાતે આગામી સપ્ટેમ્બર માસમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય વિધાર્થી સંમેલનમાં ભાગ લેવા માટે ગુજરાતને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

નઙા ભારતીય જનતા પક્ષના કાર્યકારી અધ્યક્ષ જગત પ્રકાશ નફા આજે સર્વસંમતિથી ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ યૂંટાયા છે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના પ્રમુખ તરીકે યૂંટાયા બાદ શ્રી નઙ્ડાએ કહ્યું હતું કે ગામડેથી આવેલો મારા જેવો માણસ પક્ષ પ્રમુખ બની શકે તે ભાજપની ખાસિયત છે આ પહેલા નવી દિલ્ફીમાં પક્ષના મુખ્યાલયમાં અધ્યક્ષ પદ માટે ઉમેદવારી પ્રક્રિયા યોજવામાં આવી હતી કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાશિત રાજ્યોના નેતાઓએ શ્રી નફાની ઉમેદવારીના સમર્થનમાં ઉમેદવારીપત્રો ભર્યા હતા શ્રી જે

નક્રાએ પાછલા વર્ષે જુલાઇમાં પક્ષના કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા અને લાંબા સમય સુધી ભાજપના સંસદીય બોર્ડના સભ્ય રહ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને સંગઠન મહામંત્રી ભિખુભાઇ દલસાણિયા સહિતના આગેવાનો પક્ષ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા માટે દિલ્હી ગયા હતા

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત ગ્રીસના જાણીતા ડો નિકોલસે કહ્યું કે તેમને યોગવિદ્યા પૂરી શ્રધ્ધા છે અને પોતે નિયમિત રીતે સૂર્યનમસ્કાર તથા અન્ય આસન નો અભ્યાસ કરે છે

રમેશ કાપડિયાએ હ્રદય રોગમાં સવાસનનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે યોગના આસનોમાં સવાસન એ સર્વોત્તમ છે યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ

ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામિકભાઈ શાહ તથા વિદ્યાપીઠના યોગવિદ્યા વિભાગના પ્રોફેસર ડો

ઉત્તરાર્ધ ઉત્સવ મહેસાણા જીલ્લાના મોઢેરાના સૂર્યમંદિર ખાતે આવતીકાલથી બે દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો મુખ્યમંત્રી વિજય રૂપાણી આરંભ કરાવશે